મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણયની આજે વિગતો આપી તેમણે જણાવ્યું કે આ છૂટછાટ કન્ટેનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને નક્કી કરશે

આ સમિતિ સરકારની ગાઇડલાઇન મુજબ વાણિજ્યીક અને ઔદ્યોગિક એકમો કામગીરીયાલુ કરે તેની મંજુરીઓ કેટલાક નિયમોને આધિન રહીને આપશે

પરંતુ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને આવા એકમોએ થર્મલ ગન સેનિટાઇઝેશન ફરજિયાત માસ્ક સોશિયલ ડિસ્ટન્સીંગ જમવા અને આવવા જવામાટે અલગ અલગ સમય ભીડ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે

જે માત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે

આજે શહેરના એક પોલીસ કર્મી અને એએમસી ના આસીસ્ટન્ટ કમિશનરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે આસીસ્ન્ટ કમિશનરે ભાગ લીઘેલી બેઠકમાં હાજર તમામ અધિકારીને ક્વોરેન્ટીન કરાયા છે તથા તેમના સેમ્પલ લઈ ચકાસણી કરાઈ રહી છે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે હોટસ્પોટ વિસ્તારોમાં કેસ વધી રહ્યા છે જેઓમાં લક્ષણ નથી તેવા લોકોના ટેસ્ટ પણ પોઝીટીવ આવી રહ્યા છે

રાજ્ય પોલીસ વડાએ શિવાનંદ ઝાએ અમદાવાદમાં પત્રકાર પરિષદમાં કર્ફ્યુનું ચુસ્ત પાલન કરવા અનુરોધ કર્યો

સી એસ શ્રીમતી સંગીતા સિંહ અને સુરત શહેરના પોલીસ કમિશનર મ્યુનિસીપલ કમિશનર અને જિલ્લા કલેકટરશ્રી સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકડાઉનને વધુ સખ્ત બનાવવા અંગે પણ આ વિડીયોકોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી આજ મધ્ય રાત્રિથી

જે પોલીસમથકોના વિસ્તારમાં કરફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા પોલીસમથકમહિધરપુરા પોલીસમથક લાલગેટ પોલીસમથક અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસમથકના કમરૂનગર પોલીસ ચોકી વિસ્તારમાં કરફયુ રહેશે

સુરત સુરત શહેરના કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોના પરીક્ષણની કામગીરી વધુ સઘન બનાવાઇ છે મ્યુનિસિપલ બંછાનિધી પાનીએ આ અંગે વધુ વિગતો આપી